પી ઈ કીટ ફેન્ડ ઝ્લોવસ અને સેનેટાઇઝર વગેરેની ખરીદી માટે રૂ

મુખ્યમંત્રીશ્રીએ જે મહાનગરોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધુ છે એવા મહાનગરોમાં ડેડિકેટે ક્રોવિડ હોસ્પિટલ સ્ક્રીનિંગ ટેસ્ટીંગ ધનવંતરી આરોગ્ય રથ કન્ટેમેન્ટ ઝોન વગેરે માટે પણ મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાંથી ફાળવણી કરી છે મુખ્યમંત્રી એ કોરોના વોરિયર્સ તરીકે ફરજરત એવા આરોગ્ય પોલીસ સફાઇ કર્મીઓ તેમજ કોરોના સંક્રમણ નિચંત્રણ અંગેની કામગીરીમાં સીધા સંકળાયેલા સરકારી કર્મચોગીઓના ફરજ દરમ્યાન અવસાન કિસ્સામાં પણ મુખ્યમંત્રી રાફતનિધીમાંથી રૂ

લોકોના આરોગ્યની તપાસ દરમિયાન ડાયાબીટીસ બીપી કે અન્ય તકલીફોના દર્દીઓ ધન્વંતરી રથ દ્વારા આવરી લેવામાં આવેલ છે

આ ઉપરાંત કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોનમાંથી આવતા દર્દીઓની સંપૂર્ણ સાવચેતી સાથે થર્મલ ગન દ્વારા પ્રાથમિક તપાસ અને પલ્સ ઓક્સિમીટરની ચકાસણી કરવામાં આવે છે તેમજ બી પી અને ગ્લુકોમીટરથી ડાયાબીટીસ પણ માપવામાં આવે છે વધુમાં લોકોમાં જાગૃતિ કેળવાય તે માટે મેડીકલ ટીમ દ્વારા સાવચેતીના પગલારૂપે સેનેટાઈઝર માસ્ક અને સોશ્યિલ ડીસ્ટન્સીંગનું મહત્વ પણ સમજાવવામાં આવે છે

શાકમાર્કેટની બહાર સ્ટેશનરોડ પર હોટસ્પૉટ જોખમી વિસ્તારમા શાકભાજી અને ફ્રટ લારીઓ વાળાઓએ આડેઘડ લારીઓ ગોઠવી દીધી હતી

રાજપીપળાના આ જાહેર માર્ગ પર જ્યારે એ વિસ્તાર કોર્ડન કરી રેડ ઝોન જાહેર કર્યો હોવા છતા જ માર્ગની બાજુમાં જ જો પથારા લારી ગલ્લા અને શાક માર્કેટ ઉભરાતું હોય તે જોખમરૂપ હોવાથી આજે રાજપીપળાના મેઇન રોડ પર શાકમાર્કેટ લારી ગલ્લા પોલીસ દ્વારા હ્ટાવવામાં આવ્યા છે

ગોધરા શહેર ભાજપ પ્રમુખ મહેશ હરુમલાણી પણ કોરોના સંક્રમણ ની ઝપટમાં આવતા શહેર ભાજપના કાર્યકરોમાં કોરોના ભય ની ચર્ચા થવા પામી છે અહેવાલના પગલે તંત્ર દ્વારા તકેદારીનાં પગલાં લેવામાં આવ્યાં છે સેનેતાઈજેશન અને દવાઓનો છટકાવ કરાયો છે આજુબાજુના વિસ્તારોમાં અવરજવર નિયંત્રિત કરવામાં આવી રહી છે અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પણ ટેસ્ટનું પ્રમાણ વધારવામાં આવ્યું છે

પી ઇ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું

વિદ્યાર્થીઓને કસોટીની પ્રિન્ટ આઉટ પહોંચાડવા તેમજ લખેલા જવાબો શાળામાં પહોંચાડવા અને ચકાસવા અંગે શિક્ષક સંઘો અને શાળાઓ તરફથી મળેલ રજૂઆત સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે દરેક વિદ્યાર્થીને એકમ કસોટીની પ્રિન્ટ આઉટ પહોંચાડી શકાય એમ ન હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પહોંચાડી શકાશે

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ અનુદાન રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવશે

હાલ કોરોનાને લઈ પોસ્ટ કચેરીએ ભીડનાં સર્જાય તે માટે પોસ્ટમેન જ ઘરેથી રાખડી મેળવી લેશે કચેરીએ બુકીંગ કરી બીજા દિવસે તેથી રસીદ ઘરે પહોંચાડી દેશે તેવી ખાસ વ્યવસ્થા કરાઈ છે રાખડી મોકલવા માટે કવર પણ પોસ્ટ ઓફીસે તૈયાર કર્યા છે